બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સિંહો તથા અન્ય વન્ય જીવોના સંરક્ષણ સંવર્ધન અને રોગચાળામાં સઘન સારવાર માટે ગીરમાં અઘતન હોસ્પિટલ નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે

આ સમગ્ર કામગીરી માટે રૂ

આજે વધુમાં વધુ સંખ્યામાં ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી ખેડા જિલ્લાના નડિયાદ ખાતે એકતાયાત્રાના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા છે

સો એક થઇ રહેશું તે જ સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ હશે

આ અંગે માહિતી આપતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે અને વૈજ્ઞાનિક વલણ કેળવાય તેવા ઉમદા હેતુ સાથે આ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાય છે

ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ગુજરાતમાં સરકારી કામકાજનું ડિજિટિલાઇઝેશન કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે

આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષશ્રી દ્વારા નેશનલ ઇ વિધાન એપ્લીકેશન ગુજરાતની નેશનલ એવોર્ડ વિજેતા ટીમને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવશે

રાષ્ટ્રપતિપ્રધાનમંત્રીઉપરાષ્ટ્રપતિએ મુસ્લિમ બિરાદરોને આ અવસરે શુભકામના પાઠવી છે કચ્છમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા આજે ભુજ અને ગાંધીધામમાં જુલુસનું આયોજન કરવામાં આવ્યું છે

પાછલી સાત ટી ટ્વેન્ટી ભારતે જીતી છે દરમિયાન ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ઓરોન ફીન્ચે ભારત સામેનો પડકાર ઝીલી આક્રમક રમતની ખાતરી આપી છે

જે અંતર્ગત આજ સવારથી જ આસાદીવાર શબ્દ કીર્તનઅખંડ પથનો આરંભ થયો છે